તેમણે કહ્યું કે વિભિન્ન મંત્રાલયો અને રાજ્ય સરકારો ભારત પહોંચવાવાળા યાત્રીઓની તપાસથી લઈ ચિકિત્સા સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા સાથે મળીને કામ કરી રહ્યા છે તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી અને સ્વયંની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નાની છતાં મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન દેવાની જરૂર છે

રાજ્યના યુવાનોને ઘર આંગણે રોજગારી મળી રહે તેમજ ઉઘોગકારોને જરૂરિયાત મુજબનું માનવબળ મળી રહે તે માટે યુવાઓને કૌશલ્યવર્ધન તાલિમ આપીને કરવાનું આયોજન છે

ડી સી ની માંગણી કરશે તો રાજ્ય સરકાર આ સંદર્ભે વિચારશે અને જી આઈ ડી સી

શ્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના થકી ગરીબ પરિવારોને રાહતદરે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા ઘરનું ઘર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું

જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ કલેકટર પ્રવીણા ડી

અને સભ્ય સચિવ જિલ્લા શિક્ષણાધિકારી ડો

આવતીકાલથી શરૂ થનારી ધો

ગુજરાત રાજયમાં આ પરિયોજનાની પરિપૂર્તિની જવાબદારી હ્વગીર ફાઉન્ડેશન ગાંધીનગરને સોંપાઇ છે આ પરિયોજના અન્વયે ગીર ફાઉન્ડેશન દ્વારા હિતધારકો એવા લાભાર્થીઓ અને અમલીકરણ સાથે સંકળાયેલા સરકારી અને બિનસરકારી સંસ્થાઓના અધિકારીઓની બેઠક આજે તા